પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના પ્રધાનમંત્રી ફ્રેડરિક્સન સાથે આજે વર્યુઅલ બેઠક કરશે

કેન્દ્રીય પ્રેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના પ્રવાસન સ્થળોએ પર્યાવરણના રક્ષણને મદદ કરતા ઈંધણોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

આ અવસરે ભારત ડેનમાર્ક વચ્ચે બૌધ્યિક સંપત્તિ સહયોગ ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે આ બેઠક દ્વારા બંન્ને નેતાઓને બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક માળખાની સમીક્ષા કરવાની તથા પરસ્પર હિત ધરાવતા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહ્યોગ વધારવાની તક મળશે

આરોગ્યમંત્રી હર્ષવર્ધને પંદરમાં નાણાં પંચના આરોગ્યને લગતા ઉચ્યસ્તરીય જૂથને રવિવાર સંવાદ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કોવીડના સંક્રમણને અટકાવવા ઘડાયેલા નિયમોનું કડક રીતે પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો કોવીડના વાયરસની ફેફસા ઉપરાંત શરીરના અન્ય અંગો ઉપર પણ અસર થાય છે એ બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રાલયે આ મુદ્દે વધુ અભ્યાસ કરવા નિષ્ણાંતોની સમિતીની રચના કરી છે

કૃષિ મંત્રાલયે કહ્યું છે કે આ ભંડોળ રાજ્ય સરકાર અને રાજ્ય વેચાણ સંઘ દ્વારા યોક્કસ સમયમાં કરાતી ડાંગરની ખરીદીમાં મદદરૂપ થવા મંજૂર કરાયું છે

કોવીડના સંક્રમણને રોકવા માટેના નિયમોના પાલન સાથે આ પરીક્ષા યોજવામાં આવી હતી ફેન્ચ ઓપન ફેન્ચ ઓપન ટેનીસ સ્પર્ધામાં સીમોના હાલેપ વિક્ટોરીયા અઝારેંકા અન્ના કેરોલીના અને એનેટ કોંટાવીટ તથા પુરૂષોમાં સ્ટેન વાવરીંકા એલીસ મેર્ટેન્સ માર્કો સેચીનાટોએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે સીમોના હાલેપે સારા ટોર્મોને સીધા બે સેટોમાં પરાજય આપ્યો હતો તો વિક્ટોરીયા અઝારેન્કાએ મોંટેનેગ્રો સામે વિજય મેળવ્યો છે

એનેટ કોંટાવીટે કેરોલીન ગાર્શીયા સામે વિજય મેળવ્યો છે

જાપાનના કેઈ નીશીકોરીએ બ્રિટનના ડેન ઈવાન્સ સામે પાંચ સેટોની મેયમાં વિજય મેળવ્યો હતો

આ કાર્યક્રમનો ઉદ્દેશ પૂર્વોત્તર ક્ષેત્રમાં પર્યાવરણને અનુકૂળ પર્યટન સંસ્કૃતિ ધરોહર અને વેપાર જેવી વિભિન્ન ક્ષમતાઓને ઊજાગર કરવાનો છે આ અવસરે શ્રી શાહે ઇશાન ભારતની બેજોડ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું ગણાવતાં કહ્યું કે અહીંના લોકોએ તેનું સંરક્ષણ કર્યું છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રોમાં વિકાસનું માળખું મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ભવિષ્માં આ ક્ષેત્ર વિશ્વનું મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બનશે તેમણે કહ્યું કે આ ક્ષેત્રના વિકાસ માટે શાંતિ મહત્વપૂર્ણ હોવાથી સરકાર માળખાકીય સુવિધાઓના નિર્માણની સાથે શાંતિ સ્થાપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

પ્રવાસન અંગેની વિડિયો માધ્યમથી યોજાયેલી રાષ્ટ્રીય સ્તર બેઠકમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે પ્રવાસન સ્થળોએ આવા ઈંધણોનો ઉપયોગ કરવાથી પર્યાવરણ અને જે તે સ્થળની ઐતિહાસિક ઈમારતોના રક્ષણમાં મદદ મળશે શ્રી પ્રધાને કહ્યું કે પ્રવાસન ક્ષેત્રે યુવાનોને અધિકાર સમપન્ન બનાવવાની અને રોજગારીની નવી તકો આપનારું ક્ષેત્રે છે

જેની સામે લડવા માટે દેશો વચ્ચે એકતા લાવવી પડશે જોન્સને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રેકોર્ડ કરેલા એક સંબોધનમાં કહ્યું કે મહામારીના નવ મહિના દરમિયાન વિશ્વ સમુદાય વિખેરાઈ રહ્યોં છે જોન્સને પ્રાણીઓથી માણસમાં ફેલાતી બિમારીને રોકવા માટે પૂર્વ યોજના સ્વરૂપે વિશ્વકક્ષાએ રીસર્ચ લેબ વિકસાવવા પણ સૂચન કર્યું

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગામડાઓ અને ખેડૂતો અધિકારસંપન્ન બનશે ત્યારે જ ભારત આત્મનિર્ભર બની શકશે

કોવીડ જેવી અસાધારણ પરિસ્થિતિમાં પણ કૃષિ ક્ષેત્ર નોંધપાત્ર કામગીરી કરી છે કૃષિ ક્ષેત્રના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ખેડૂતો પોતાની કૃષિ ઉપજો દેશના કોઈપણ વિસ્તારમાં વેચી શકે છે અને સારી કિંમત મેળવી શકે છે કોરોનાના લીઘે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ માસ્ક પહેરવા સામાજીક અંતર જાળવવા જેવા નિયમોનું યૂસ્તરીતે પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો

મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવોના જીવન કાર્યનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ તેમના વિચારોને અનુસરવાની અપીલ કરી હતી

આઈપીએલ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે શારજહામાં રમાયેલી મેયમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને ચાર વિકેટે પરાજય આપ્યો છે

પહેલા તબક્કામાં કોવિડથી બયવા માટેની સીમીત સુવિધાઓને કારણે જૂનની શરૂઆતમાં કેન્દ્રોમાં માત્ર ઓલ્મ્પિકમાં જનાર રમતવીરોને જ ટ્રેનિંગ અપાતી હતી